એમાં કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ પરશોતમ રૂપાલા અને મનસુખ માંડવિયા ઉપરાંત શંકર વેગડ નો સમાવેશ થાય છે

પરંતુ ઉત્તર અને મધ્ય ભારતમાં તેની ઉજવણી થાય છે